આ માર્ગદર્શિકા મુજબ કન્ટેઇનમેન્ટ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં કેન્દ્ર સરકાર સાથે મસલત કર્યા વિના રાજ્ય સરકાર લોકડાઉનની જાહેરાત કરી શકશે નહીં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

જોકે કેન્દ્ર સરકારે ઓનલાઇન વર્ગો યાલુ રાખવાની તરફેણ કરી છે

જોકે આંતરરાષ્ટ્રીય માલવાહક વિમાનો તથા સરકારે મંજુર કરેલી ફ્લાઇટો યાલુ રહેશે આંતરરાષ્ટ્રીય વિમાન ઉડ્ડયનો તબક્કાવાર વધારવામાં આવશે ભારતે એરબબલ સમજુતી હેઠળ હાથ ધરાતા આંતરરાષ્ટ્રીય વિમાન ઉડ્ડયનોમાં ભૂતાન તથા કેન્યાનો સમાવેશ કરાયો છે

નવમી એ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ બારમી ઓક્ટોબર છે યૂંટણી પંચે કોવિડના લીધે ઉમેદવારીપત્રો ઓનલાઇન માધ્યમથી ભરવાનો વિકલ્પ આપ્યો છે ઉમેદવારો પોતાની ડિપોઝીટના નાણાં પણ ઓનલાઇન પધ્ધતિથી જમા કરાવી શકશે

બીજા તબક્કાની ચૂંટણી ત્રીજી અને ત્યાર બાદ સાતમી નવેમ્બરે ચૂંટણી યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી કોવિંદને ટ્વીટર ઉપર આપેલી શુભેચ્છામાં તેમની નીતિગત બાબતોની ઊંડી સમજ તથા બુધ્ધિમત્તાને રાષ્ટ્ર માટે અસ્કયામત તરીકે ઓળખાવી છે ગૃહમંત્રી અમિત શાહે શ્રી કોવિંદે ગરીબ લોકોને અધિકાર સંપન્ન બનાવવા તથા તેમના કલ્યાણ માટેની સમર્પિતતાને બિરદાવી છે માહિતી અને પ્રસારણંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે શ્રી કોવિંદના ગૌરવપ્રદ વર્તને રાષ્ટ્રપતિ પદની ગરિમા વધારી છે

કુદરતી ઉપચાર પધ્ધતિનું મહત્વ સમજાવીને તેને પ્રોત્સાહન આપવું એ આ વેબીનારનો મુખ્ય હેતુ છે પુણેની કુદરતી ઉપચાર અંગેની રાષ્ટ્રીય સંસ્થાએ માહિતી અને પ્રસારણ મંત્રાલયના મહારાષ્ટ્ર તથા ગોવાના રિજનલ આઉટરીય બ્યૂરોના સહકારથી ગાંધી વેબીનારનું આયોજન કર્યું છે

રાષ્ટ્ર સંઘના જૈવ વૈવિધ્ય અંગેના સંમેલનમાં શ્રી જાવડેકરે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે ભારતમાં પર્યાવરણની સાથે રહેવાની વર્ષો જૂની પરંપરા છે પર્યાવરણના સ્રોતોનું અમર્યાદ શોષણ તથા અયોગ્ય આહારના કારણે માનવી જીવનને સાચવનાર વ્યવસ્થાને નુકસાન થાય છે

તેમણે કોવિડના સંક્રમણને રોકવા માટેના નિયમોના પાલન સાથે ઉજવવામાં આવેલા પોષણ માસના આયોજનની અને તેમાં ભાગ લેનારની પ્રશંસા કરી હતી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

એચ આર સી એ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ સંસ્થાના મુદ્દે જાતે જ નોંધ લઈને કેન્દ્રીય ગૃહ સચિવને નોટિસ પાઠવી છે

એચ આર સી